શ્રી મોદીએ પોતાનું ઉમેદવારી પત્ર જમા કરાવ્યું તે પ્રસંગે એનડીએના અનેક આગેવાન પણ હાજર રહ્યા હતા જેમાં અકાલીદળના પ્રકાશસિંહ બાદલ જદયુના નીતિશકુમાર શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે તથા લોકજનશક્તિ પાર્ટીના રામ વિલાસ પાસવાનનો સમાવેશ થાય છે

સુરતની સેશન્સ કોર્ટ દ્વારા દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને દોષિત ઠેરવાયો છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુજકેટ પરીક્ષા લેવામાં આવી હતી

ગણિતનું એક પેપર ત્રણ વાગ્યા બાદ લેવાશે વાતાવરણમાં વધી રહેલી ગરમીના પગલે હવામાન વિભાગે આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે

જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ લૂ કૂંકાય તેવી પણ સંભાવના દર્શાવી છે ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠામાં ગરમીની અસર રહેશે સરહદી વાવ થરાદમાં ગરમી વધે તેવી ચેતવણી આપી છે

ડામોરે અમારા પ્રતિનિધિને જણાવ્યું છે

તાપી જિલ્લામાં આવેલા કાકરાપાર અણુ વિદ્યુત મથક દ્વારા આસપાસના ગામડાંઓ માટે ખાસ નેત્ર યજ્ઞનું આયોજન કરાયું હતું